તેઓ કરાચી કેન્ટ સ્ટેશનથી દ્રેઇન મારફત આજે વાધા સરહદે આવી પહોંચશે પોરબંદર નજીક ભારતીય જળસીમામાં માછીમારી કરતા માછીમારોને પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી દ્રારા અપહરણ કરી બંધક બનાવી પાકિસ્તાની જેલમાં ખસેડી દેવામાં આવે છે

આ માછીમારો માલિર જેલમાંથી મૂકત થયા બાદ કરાચી આવી પહોંચ્યા હતા અહીં કેન્ટ સ્ટેશનથી દ્રેઇન મારફત વાઘા બોર્ડર પહોચ્યા બાદ તેઓને ભારતીય સુરક્ષા એજન્સીને સોંપવામાં આવશે

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આયાર્ય દેવવ્રત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિહ યૂડાસમા હાજર રહેશે કાર્યક્રમની શરૂઆત એનસીસી કૅડર દ્વારા રાજ્યપાલ શ્રી ને ગાર્ડ ઑફ ઓનર આપીને કરવામાં આવશે આ પ્રસંગે કુલપતિ ડૉ નવિન શેઠ દ્વારા જીટીયુનો વાર્ષીક અહેવાલ પણ રજૂ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દિક્ષાંત પ્રવચન આપશે

ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ અને યુનિસેફના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યુ હતું કે જ્ઞાન વિજ્ઞાનની સંપદાથી સજ્જ બાળમાનસને નવતર સંશોધન માટેનું પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે બાળકો શાળાકીય જીવનથી જ નવતર પ્રચોગો થી રાજ્ય રાષ્ટ્રના વિકાસની મુશ્કેલીઓના ઉપાયો શોધે તે માટે તેમને પ્રોત્સાહન આપવું છે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકારના બધા વિભાગોની સમસ્યા પ્રશ્નોનો ઉકેલ સ્ટાર્ટઅપ ઇનોવેશન હેકાથોનથી લાવવાની નેમ છે

હિમાંશુ પંડ્યા સહિત કેટલાક મહાનુભાવો આ ગૌરવશાળી સમારોહના સાક્ષી બન્યા હતાં

ખાતર આવી પહોચતાં ખેડૂતોમાં રાહત થઇ છે નાયબ ખેતી નિયામક વિસ્તરણ એ

જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહેશે

આ પ્રસંગે દેસાઈ પરિવારના મોભી ગણાતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી દિનશા પટેલે અંતરની શુભેચ્છા પાઠવી અને પંકજભાઇ દેસાઇ ખૂબ વિકાસ અને પ્રગતિ કરે સૌને સાથે રાખે અને સૌની જરૂરીયાતનો વિચાર કરીને વિવેક બુદ્ધિથી આગળ આવે તેમ જણાવી તેમ ણે પણ સન્માન કર્યું હતું આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે નડિયાદની ભૂમિ પર આજે પ્રથમવાર સાત્વિક સમારંભ યોજાઇ ગયો છે

જે અંતર્ગત આજે બપોરે ભાવનગરના પ્રસિધ્ધ્ય ચિત્રકાર નિરૂપમાબેન ટાંકના હસ્તે સર્જાયેલા લોકશૈલીના ચિત્રપ્રદર્શન નિહાળી શકાશે આ પ્રસંગે ડો ઘનશ્યામભાઈ દેસાઈ દ્વારા કલા સંસ્કૃતિક વિષયક વ્યાખ્યાન પણ આપવામાં આવશે

નાગરિકતા મહેસાણા જિલ્લાના વડનગરમાં સીએએ અને એનઆરસી કાયદાના સમર્થનમાં રેલીનુ આયોજન કરાયુ હતુ શહેરના વિવિધ માર્ગો પર રેલી જોવા મળી હતી દેત્રોજ ખાતે પણ સીએએ અને એનઆરસીના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનજાગરણ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ જનસંપર્ક કરી લોકોને કાયદાથી માહિતગાર કરાયા હતા જિલ્લાના શહેરોની સાથે હવે ગામડાઓમાં પણ રેલી કાઢીને સીએએ અને એનઆરસીનુ સમર્થન કરતા લોકો જોવા મળી રહ્યા છે મહેસાણામાં પણ સાંસદ શારદાબેન પટેલ દ્વારા સીએએ અંગે જનજાગૃતિ દ્વારા સાચી માહિતી લોકોને આપવામાં આવી હતી